પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

શ્રી મોદીએ કોવિડના કેસોમાં સતત થઇ રહેલા દૈનિક ઘટાડાની નોંધ લીધી હતી

જેમાંથી બે બીજા તબક્કામાં છે અને એક ત્રીજા તબક્કામાં છે

પ્રધાનમંત્રીએ એ પણ ધ્યાન રાખવા કહ્યું કે દૈનિક કેસોમાં ઘટાડો થવાને કારણે આપણે સાવચેતી ઓછી કરવી જોઇએ નહી અને રોગચાળાને કાબુમાં કરવાના પ્રયત્નો યાલુ રાખવા તેમણે અપીલ કરી ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ સાવચેતીના પગલા અનુસરવા તેમણે લોકોને અપીલ કરી હતી

રાજ્ય સરકારે નાગરિકો અને બાંધકામ ઉદ્યોગના હિતમાં મહત્વના નિર્ણયો લીધા છે

ઘરે બેઠા ઘર મેળવોના ઉદ્દેશ્ય સાથે યોજાઇ રહેલા આ પ્રોપર્ટી શો ના અભિનવ પ્રયોગને મુખ્યમંત્રીએ બિરદાવ્યો હતો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે યુવાશક્તિ ઉદ્યોગ સાહસિકતા અને ધગશથી આત્મનિર્ભર ભારત અને મેઇક ઇન ઇન્ડિયા સંકલ્પના સાકાર કરશે તેઓ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી ટેલીવિઝનનું ઉત્પાદન કરનારા અબજ ક્યુ થ્રી ટેક પાર્કનો શિલાન્યાસ કરતા બોલી રહ્યા હતા

આના પરિણામે સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ફળવોથી મધ્યમ વરસાદ થવાની ધારણા છે

રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ આચાર્ય શીશપાલજીએ યોગનું જ્ઞાન અભ્યાસ અને યોગમય જીવન અપનાવીને નિરોગી જીવન જીવવા અનુરોધ કર્યો હતો રાજ્ય સરકારે ગુજરાતમાં ઘરે ઘરે લોકો યોગ કરતા થાય તે હેતુથી રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરી છે

કલેકટર વિજય ખરાડીએ કહ્યું હતું કે આપણી સંસ્કૃતિ સાથે યોગ અભિન્ન રીતે જોડાયેલો છે અને કોવિડના સમયમાં ઘણાં લોકો યોગને અપનાવીને રોગ દૂર કરવા પ્રેરાયા છે નવરાત્રી આદ્યશક્તિની ઉપસનાના પર્વે નવરાત્રિનો ગઇકાલથી પ્રારંભ થતા સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ભાવિકો ભક્તિભાવનાની સાથે માતાજીની આરાધના કરી રહ્યા છે

એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ આશા વ્યકત કરી છેકે મા જગદંબા સૌને સુખ શાંતિ અને સમૃઘ્ઘિ આપશે પ્રધાનમંત્રીએ નવરાત્રી પર્વનાં પ્રથમ દિવસે માના સ્વરૂપ શૈલપુત્રીનાં પૂજન અર્ચન કરી સૌના માટે સુખ સમૃધ્ધિ આરોગ્ય અને સુરક્ષા માટે પ્રા ર્થના કરી હતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શક્તિ ઉપાસના પર્વ શારદીય નવરાત્રિની દેશ દુનિયામાં વસતા સૌ ગુજરાતીઓને અને રાજ્યના નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શક્તિ ઉપાસના આરાધનાના આ પર્વે શક્તિવંદના અભિયાન શરૂ કરવાનું આહવાન કરતાં કહ્યું કે ભારતીય સંસ્કૃતિ નારી તું નારાયણીમાં માને છે નારી એ શક્તિનું સ્વરૂપ અને પ્રતિક પણ છે શક્તિવંદના અભિયાન અંતર્ગત તેઓ તા

નવરાત્રીના પ્રત્યેક દિવસે અલગ અલગ માતાજી તેમ ના મંત્ર અને પ્રસાદનું ખુબ જ મહત્વ છે તેમ આયુર્વેદમાં દરેક નવરાત્રી સાથે અલગ અલગ વનસ્પતિ પણ જોડાથેલી છે અને તેનું લોકોના આરોગ્ય માટે પણ ખુબ જ મહત્વ છે ભક્તિ માં આરોગ્ય વિષય હેઠળ સુપ્રસિધ્ધ આયુર્વેદાયાર્ય ડોક્ટર હિતેશ જાની એ બીજા નોરતાનું મહત્વ આ રીતે સમજાવ્યું

નવરાત્રી બીજું સ્વરૂપ મા શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી નવ દિવસ સુધી મા દુર્ગાના અલગ અલગ નવ રૂપોની પૂજા અને અર્ચના કરવામાં આવે છે આજે નોરતાનો બીજો દિવસ છે